રાજ્યના સુગ્રથિત વિકાસ માટે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ દ્વારા મહેસૂલી પ્રક્રિયાને વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર કરાયો છે જેના પરીણામે અનેકવિધ મહેસૂલી સુધારા રાજ્ય સરકારે કર્યા છે જેના ખુબ જ સારા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે

મહેસૂલી કોર્ટ કેસ હક્કપત્રકની નોંધો અને વિવિધ પરવાનગીની અરજી તથા પ્રક્રિયા ઓનલાઇન કરવામાં ગુજરાત રાજય ભારતભરમાં મોખરે છે

ત્યારે અમરેલી જીલ્લામાં નવ સેન્ટર પરથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત થઇ છે

નિરીક્ષણ માટે નાયબ કલેકટર મયંક પટેલ મામલતદાર અરૂણ ગઢવી સહિત વહીવટીતંત્ર દ્વારા મગફળી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી

જીલ્લામાં પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઇ છે

તમામ રાજકીય પક્ષોના સ્ટાર પ્રયારકો યૂંટણી પ્રચારમાં જોડાયા છે કેન્દ્રીયમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ ગઈકાલે લીંબડી વિધાનસભા બેઠક પર યુડા ખાતે જાહેરસભા સંબોધી હતી

આ અંતર્ગત શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા અયૂક મતદાન કરશું તેવી શપથ માતાપિતા પાસે લેવડાવામાં આવી હતી